પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામ અને પશ્ચિમ બંગાળમાં જાહેર સભાઓને સંબોધશે

આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જ્યાં પણ પાર્ટી સત્તામાં આવી છે ત્યાં સમસ્યાઓ હલ થઈ ગઈ છે આજે પુરૂલિયામાં એક રેલીને સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું કે પુરૂલિયા જિલ્લામાં પાણીનો અભાવ છે અને રોડ રસ્તાઓના પ્રશ્નો છે તેમણે ધ્યાન દોર્યું કે પર્યટન અને કૃષિ આધારિત ઉદ્યોગોને લગતા જંગલમહાલ વિસ્તારમાં વિકાસની ઘણી તકો છે તેમણે વચન આપ્યું કે જો ભાજપ પશ્ચિમ બંગાળમાં સત્તા પર આવશે તો આ બધાની ખૂબ મહત્ત્વની કાળજી લેવામાં આવશે જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પૂર્વ મીદનાપુરમાં યૂંટણી રેલી યોજશે અભિનેતા અને ટી એમ સી ના સાંસદ એમ પી દેવ મહીષાદલ ખાતે ચૂંટણીસભામાં સંબોધન કરશે ટીએમસીના વડા અને મુખ્યમંત્રી મમતા બેનરજી પશ્ચિમ મીદનાપુરમાં ત્રણ ચૂંટણી સભામાં સંબોધન કરશે કોલકતા હ્ગલી હાવડામાં ઉમેદવારો અને પક્ષના કાર્યકરો ઘરે ઘરે જઈને મતદારોનો સંપર્ક કરી રહ્યા છે

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કરીમજંગમાં જાહેર સભાને સંબોધશે

મુખ્યમંત્રી પી વિજયને ગઈકાલે વાયનાડથી રાજ્યવ્યાપી પ્રયાર અભિયાનનો પ્રારંભ કર્યો છે

રેલવે કિસાન ભારતીય રેલવેએ સમગ્ર દેશના રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસને ટોયની અગ્રતા આપી છે અને ખાનગી ક્ષેત્રના સહકારથી આ કામગીરી કરાશે

ગાંધીનગર અને હબીબગંજ રેલવે સ્ટેશનના પુનઃવિકાસની કામગીરીની સમીક્ષા કર્યા બાદ તેઓએ આ બંને સ્ટેશનોની અત્યાર સુધીની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો

સ્ટેશને સલામતી તથા માહિતીની અદ્યતન ટેકનોલોજીવાળી સુવિધા રહેશે

આ વર્ષે વધુ બે હજાર નાગરિકો કાશ્મીર પાછા ફરે તેવી સંભાવના છે કેન્દ્રિય ગૃહરાજ્ય મંત્રી જી કિસન રેડ્ડીએ રાજ્યસભામાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે કાશ્મીર પાછા ફરનારને કેન્દ્ર સરકારના પુનઃવસન પેકેજ હેઠળ રોજગારીની તકો પૂરી પાડવામાં આવી છે

મુખ્યમંત્રી બેઠક ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષપદે ગાંધીનગરમાં યોજાયેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોવિડના સંક્રમણને રોકવા મહત્વના નિર્ણયો લેવાયા હતા આ બેઠકમાં ગઈકાલે પ્રધાનમંત્રીએ રાજ્યોના મુખ્યમંત્રીઓને વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી કોવિડને રોકવા આપેલા દિશાનિર્દેશોની સમીક્ષા કરવામાં આવી હતી આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો આ મુજબ છે રાજ્યમાં કોવિડના ટેસ્ટની સંખ્યા વધારવા કોન્ટેક્ટ ટ્રેસિંગ ઉપર ધ્યાન આપવા તથા કન્ટેનમેન્ટ ઝોન જરૃર જણાય તો વધારવાનો નિર્ણય લેવાયો છે

રાજ્યમાં માસ્ક પહેરવા તથા યોગ્ય અંતર જાળવવાના નિયમોનું કડક રીતે પાલન કરાશે

દરમિયાન ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને શ્રેણીની ત્રણ મેચો પ્રેક્ષકો વિના રમાડવાનો નિર્ણય ગુજરાત ક્રિકેટ સંગઠને કર્યો છે

આ પ્રસંગે ડોગ શો તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે

બાંગ્લાદેશે પોતાના યુવાનો માટે તૈયાર કરેલા ખાસ પ્રોજેક્ટથી શહેરી વિસ્તારોના આશરે પોણા બે લાખ યુવાનોને લાભ થવાની શક્યતા છે એવી જ રીતે કોવિડના લીધે અન્ય દેશમાંથી બાંગ્લાદેશ પાછા ફરેલા બે લાખ લોકોને પણ તેનો લાભ થશે આ પ્રોજેક્ટમાં રોકડ અનુદાન તથા માર્ગદર્શન આપવાની બાબતોનો સમાવેશ કરાયો છે

તેમણે વેક્સિન મૈત્રી બાબતે પણ ચર્ચા કરી હતી